પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આપણી સંસ્કૃતિ પરંપરાગત સંસ્કાર અને ભાષાઓ સમગ્ર દુનિયાને વિવિધતામાં એકતાનો સંદેશ ઉપદેશે છે આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે આપણા દેશમાં સેંકડી ભાષાઓ સદીઓથી ફૂલી ફાલી છે શ્રી મોદીએ ઝારખંડમાં એક ભાષાનું સંરક્ષણ કરવામાં આગળ આવેલા એક સમુદાયના મુઠ્ઠીભર લોકોનો ઉલ્લેખ કર્યો હતો તેમણે આધુનિક હિંદી સાહિત્યના જનક ભારતેન્દુ હરીશયંદ્ર અને મહાકવિ સુબ્રમાચ્યમ ભારતીના શબ્દો ટાંકીને કહ્યું હતું કે તેઓએ હંમેશા માતૃભાષા પર ખાસ ભાર મૂક્યો હતો

જયારે સમગ્ર રાષ્ટ્ર આપણા બહાદુર સૈનિકોને તેમના શૌર્ય અને બલિદાન માટે અંજલી આપશે તેમણે ઉમેર્યું હતું કે તે દિવસે દરેક નાગરીકે આગળ આવવું જોઇએ અને સશસ્ત્ર સેનાનો ધ્વજ ધારણ કરીને યોગદાન પણ આપવું જોઇએ

તાજેતરના અયોધ્યાના યૂકાદા વિશે બોલતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશે તેને ખુલ્લા દિલે અને સહજતા તથા શાંતિથી સ્વીકાર્યો હતો તેમણે આ યુકાદા અંગે ધીરજ સંયમ અને પરિપક્વતા બતાવવા બદલ લોકોનો આભાર માન્યો હતો શ્રી મોદીએ કહ્યું હતું કે જો દરેક જણ પોતાની આસપાસનો પ્લાસ્ટીક કચરો દૂર કરવાના શપથ લે તો પ્લાસ્ટિક મુક્ત ભારત એ સમગ્ર વિશ્વ માટે નવું ઉદાહરણ બની શકે તેમ છે શ્રી મોદીએ જણાવ્યું હતું કે આપણા પૂર્વજોએ પ્રકૃતિ પર્યાવરણ પાણી ભૂમિ અને વનો ઉપર પુષ્કળ ભાર મૂક્યો હતો કારણ કે તેમણે નદીઓનું મહત્વ સમજાતું હતું અને તેથી સમાજમાં નદીઓ પ્રત્યે હકારાત્મક માનસિકતા ઉભી કરવાનો પ્રયત્ન કર્યો હતો પરીક્ષાઓ વિશે બોલતા શ્રી મોદીએ કહ્યું હતું કે હું મારા યુવા મિત્રોને પરીક્ષા દરમિયાન હસતા જોવા માંગુ છું તેમની સાથે તેમના માતા પિતાને તણાવ મુક્ત અને શિક્ષકોને નયિંત પણ જોવા માગું છું

અમારા સંવાદદાતા જણાવે છે કે ઉત્તરપ્રદેશ સરકારના અગ્રસચિવ અરવિંદકુમારે જારી કરેલા આદેશ અનુસાર કર્મચારીઓના પી

નહીં યૂકવી શકે તો રાજ્ય સરકાર આ યૂકવણી માટે ધિરાણ પૂરું પાડશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું છે કે અન્ય રાષ્ટ્રી સાથે કેટલાંક મુક્ત વેપાર કરારથી દેશના નિકાસકારોની આશા અને અપેક્ષાઓ સંતોષાતી ન હોવાથી નિકાસકારોને જોઇતો એવો લાભ મબ્યો નથી ગઇકાલે સાંજે ચેન્નાઇ ખાતે દક્ષિણ ભારતીય ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજીત જી

તેથી ભારત તે જૂથમાં સામેલ થયું નથી કેટલીક સહકારી બેંકોમાં થતા કૌભાંડો અંગેના અહેવાલોના સંદર્ભમાં નાણામંત્રીએ કહ્યું કે ભારતીય રિઝર્વ બેંકે આ મુદ્દે તેની દેખરેખ તથા નિયમન તંત્રને વધુ મજબૂત બનાવવાની પહેલ હાથ ધરી છે દેશની મોટા ભાગની બેંકોએ પરત ન ફરેલા ધિરાણની સમસ્યામાંથી ઉકેલ મેળવી લીધો છે

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય મંત્રી રાજનાથસિંહ તથા કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની આજે ઝારખંડના વિવિધ ભાગોમાં યૂંટણી સભાઓને સંબોધન કરશે

ઉલ્લેખનીય છે કે બગદાદ ખાતે ભ્રષ્ટાયાર અને જાહેર સેવાઓના અભાવ સામે વિરોધ પ્રદર્શન કરવા હજારો લોકો રસ્તા ઉપર ઉતર્યા છે

દરમિયાન ઇરાકના સંસદ સત્રમાં ત્યાંના ધારાસભ્ય દ્વારા રજુ થનાર સુધારો વિધેયક આવતીકાલ સુધી મુલત્વી રખાયું છે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન આજે પોતાની કન્ઝવેટિવ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે સામાન્ય ચૂંટણીઓ માટે બ્રેકિઝટ અને ઓછા નાણાંના ઉપયોગ જેવા મુદ્દાઓ સહિત બીજા અન્ય વિકાસના મુદ્દાઓ શામેલ કરાયા છે

ઉપરાંત આવકવેરો રાષ્ટ્રીય વીમા થોગદાન અને વેટમાં વધારો ન કરવાનો પણ વાયદો કરાયો છે ઇઝરાયલમાં પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહ્એ મુખ્ય રાજકીય વિરોધ પક્ષ બ્લૂ એન્ડ વ્હાઇટ પાર્ટીના બેની ગાટ્ઝ અને લિક્વીડ પાર્ટી સાથે જોડાણ કરી સરકાર રચવાની દરખાસ્ત કરી છે શ્રી ગાટ઼ઝે જણાવ્યું છે કે તેઓએ બે વર્ષ સુધી સરકારનું નેતૃત્વ કરવાની દરખાસ્ત કરી છે ઇઝરાયલમાં બિનજરૂરી યૂંટણીઓ ટાળવાનો આ જ એકમાત્ર રસ્તો છે

એવી જ રીતે છોકરીઓના વર્ગમાં સલોની બબલી તથા કોમલે સુવર્ણ ચંદ્રકો જીતી લીધા હતા ખ્રીસ્તી ધર્મગુરૃ પોપ ફાંન્સીસે પરમાણુ શસ્ત્રોના પ્રથોગને સખત શબ્દોમાં વખોડી કાઢથો છે તથા શસ્ત્રોના થતા વેપારની ટીકા કરી છે જાપાનના નાગાસાકી શહેરની મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે સલામતી શાંતિ અને સ્થિરતા મેળવવા માટે પરમાણુ શસ્ત્ર ઉપયોગી થશે નહિં